પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

કચ્છ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દીવમાં પણ કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની ચેતવણી અપાઈ છે દરમિયાન રાજ્યમાં ગઇકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ જળસપાટીમાં વધારો થયો છે

રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓને ભારે વરસાદના કારણે સાવચેત કરવામાં આવ્યા છે

રાજકોટ જિલ્લામાં ગઇકાલે એક ટીમ પહોંચી છે જે રિઝર્વ રખાઇ છે દ્વારકાઅને પોરબંદરમાં જિલ્લામાં એક એક ટીમ પહોંચી ચૂકી છે જયારે કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે એન

ની એક ટીમ ભુજ ખાતે પહોંચી ગઇ છે ગીરસોમનાથ અને જામનગર માટે સોમવારે ગતસાંજે રવાના કરવામાં આવી હતી સુરત વલસાડ અને નવસારી ખાતે પણ એન ડીઆર એફ ની એક એક ટીમ મોકલાઇ છે

પરીક્ષા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા લેવાની મંજુરી આપી છે

એવી જ રીતે યુનિવર્સિટીઓના શૈક્ષણિક કેલેન્ડરનું તથા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે માન્યતા આપેલી સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પણ પરીક્ષાઓ યોજતી વખતે પાલન કરવાની સૂચના ગૃહમંત્રાલયે આપી છે

એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યારસુધીનો સૌથી મોટો આંક છે

આ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા આજથી સઘન સ્ક્રિનિંગ હાથ ધરાશે

આ સંજીવની વાન દ્વારા હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે

ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જાય છે જેનાથી કંપની દ્વારા રીફીલીંગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે

રાજકોટ કોવિડ રાજકોટ જિલ્લામાં કોરોનાવાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં આજથી યા અને પાનની દુકાનો બંધ રાખવા તેમજ સવારે સાત થી બપોરે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નો નિર્ણય લેવાયો હતો આ નિર્ણય રાજકોટ શહેરમાં લાગુ પડયો નહોતો

ઔદ્યોગિક વસાહત મહેસાણા જિલ્લાના ઐઠોર ખાતે ઊભી થનારી ઔદ્યોગિક વસાહત માટે આજે પ્લોટની ફાળવણી કરાશે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા બપોરે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરાશે નાના અને મધ્યમ ઉધ્યોગકારોને પ્રોત્સાહિત કરવા જી

ક ચ્છ આરોગ્ય સેવા કચ્છમાં જિલ્લા આરોગ્ય તંત્રનું ધ્યાન કોવિડ ઓગણીસને લગતી સારવારનું માળખું ગોઠવવા પાછળ હોવા છતાં અન્ય કામગીરી ને મહત્તા આપવાનું યૂકયું નથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર કહે છે કે આશા કાર્યકરના માધ્યમ થી ધાત્રી માતા સગર્ભા બહેનો તથા કુપોષિત બાળકોના આરોગ્યને સુધરે તેવી કામગીરી પુરજોશમાં ચાલુ જ છે ગામડામાં બીમારીનું પ્રમાણ ઘટાડવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની માહિતી લોકો સુધી પહોંચાડવામાં અને તેમને મદદરૂપ થવામાં આશા કાર્યકરનો સમૂહ ઉત્તમ ફરજ બજાવી રહ્યો છે

સી સી ગુજરાત ડાઈરેક્ટોરેટ દ્વારા ગઇકાલથી અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો પ્રારંભ થયો છે

તેમણે જણાવ્યું કે ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ સિક્કિમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના કેડેટ વિડીયો કોન્ફરન્સિંગથી આ કેમ્પમાં ભાગ લેશે

કર્નલ અવેશપાલ સિંઘે એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો હેતુ આ રીતે સમજાવ્યો